વિવિધ રાજકીય પક્ષોના લોકપ્રિય પ્રચારકો દેશના વિવિધ ભાગોમાં ચુંટણી સભાઓ યોજી રહયાં છે

આ કારણે ચાલુ વર્ષે પાકની વાવણીમાં વિલંબ થઈ શકે છે

ઇસરોના વિજ્ઞાનીઓ સાથે સંવાદ કરીને વધુ માહીતી મેળવવા તથા શ્રીહરિકોટ અંતરીક્ષ કેન્દ્રનો પરિચય પણ મેળવશે

દરેક વિદ્યાર્થીને એક ટેબલેટ અપાયું છે અને તેમાં સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી છે દેશના વિકાસમાં નવા વિજ્ઞાનીઓ તૈયાર થાય અને મદદરૂપ બને તે આશયથી યુવિકા કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે

સી ખાતરના વજનમાં ઘટના પ્રશ્ને તપાસ માટે જી એસ એફ સી

એસ એફ સી દ્વારા ખાતરના વજનમાં ઘટની ફરીયાદો અંગે જણાવાયું છે

એસ એફ સી ઓગણસાઇઠ વર્ષ જૂની કંપની છે અને તે હંમેશા ખેડૂતલક્ષી કામગીરી કરે છે ખાતરની થેલીઓમાં ભેજનું પ્રમાણ ઘટવાના કારણે વજન ઓછ્ થયું હોઇ શકે છે ફર્ટીલાઈઝર કંટ્રોલ ઓર્ડરના ધારાધોરણ મુજબ ડી એ

પરંતુ હવામાનમાં થતા ફેરફારથી ખાતરના સ્થળાંતર દરમિયાન ભેજ ઘટવાની ઠજ્જેંદ્વહોય છે

કંપનીનો ગેરરીતી આચરવાનો કોઇ ઇરાદો ન હોઇ શકે પરંતુ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે બે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે જે એક સપ્તાહમાં પોતાનો અહેવાલ આપશે

ભુજના ટાઉનહોલ ખાતે મતગણતરીકારોને સંબોધતાં તેમણે કાઉન્ટીંગ હોલમાં કોઇપણ સંજોગોમાં મોબાઇલ લઇ જવાની ચૂંટણી પંચની સખત મનાઇનો ખાસ ઉલ્લેખ કરી મતગણતરી કેન્દ્રની ત્રિસ્તરીય સુરક્ષા હોવાથી જે કોઇ અંદર પ્રવેશશે તેનું ઓળખકાર્ડ ચકાસયા બાદ જ પ્રવેશ અપાશે તેમ જણાવી મતગણતરી દરમિયાન કોઇપણ બાબત ઉપસ્થિત થાય તો મદદનીશ ચૂંટણી અધિકારીનું તરત ધ્યાન દોરવા જણાવ્યું હતું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી રેમ્યા મોહને આ ઉપરાંત મતગણતરી દરમિયાન પ્રક્રિયાઓનું તાલીમમાં જણાવ્યા અનુસાર સુચારૂ પાલન કરવા ઉપર તેમણે વિશેષ ભાર મૂકયો હતો તાલીમના પ્રારંભે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ

અશરથ નથવાણી હવામાન હવામાન વિભાગે આગામી બે દિવસમાં રાજ્યના બનાસકાંઠા રાજકોટ અને કચ્છ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે હવામાન ખાતાની યાદીના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં રાજયમાં હવાનું હળવું દબાણ કાયમ રહેશે રાજકોટ બનાસકાંઠા અને કચ્છ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં હવામાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં